પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ સહિત ત્રણ શહેરોની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે તેઓ અમદાવાદમાં ઝાયડ્સ બાયોટેક પાર્ક પુણેમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ તથા હૈદરાબાદમાં ભારત બાયોટેક એકમોની આજે મુલાકાત લેશે શ્રી મોદી આ મુલાકાત વખતે સંબંધિત એકમો ખાતેના વૈજ્ઞાનિકો સાથે યર્યાવિયારણા કરશે પ્રધાનમંત્રી આજે સવારે અમદાવાદ નજીક ચાંગોદરમાં આવેલા ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ પ્રક્રિયાની માહિતી મેળવશે

ઝાયડસ કેડીલા આવતા અઠવા઼ડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાના પરિક્ષણોના પરિણામો સુપરત કરશે અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં પરિક્ષણો હાથ ધરશે જો અપેક્ષીત પરિણામો મળ્યા તો કંપની આવતા વર્ષે માર્ચ સુધીમાં કોવિડની રસી બજારમાં મૂકી શકે તેવી સંભાવના છે ત્યારબાદ શ્રી મોદી પુણેની સીરમ સંસ્થાની મુલાકાત લેશે તથા કોવિડ માટેની કોવિડશીલ્ડ નામની રસી બાબતે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરશે ત્યારપછી પ્રધાનમંત્રી હૈદરાબાદ ખાતેના ભારત બાયોટેકની મુલાકાત લઈ ત્યા કોવિડની રસી બનાવવાની થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરશે ભારત બાયોટેક કંપની સીએમઆરના સહકારમાં કોવેક્સીન રી વિકસાવી રહી છે

તેમજ આ ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ

રાકેશને સોંપી વહેલી તકે તેનો અહેવાલ આપવા કહ્યું છે

રાજકોટની ઘટનાનો બોધપાઠ લઇને સુરત અઝિશમન તંત્ર દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં આગ માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી ભાવનગરમાં પણ ફાયર એનઓસી નહીં હોવાથી શહેરની ચાર હોસ્પિટલો અને એક હોટલને મહાનગરપાલિકાએ ગઇકાલે સીલ કરી હતી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

નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો સૂચનો નમો એપકે માય જી ઓ વી મંચ ઉપર મોકલી શકે છે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં લગ્ન કે અન્ય કોઇ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની કોઇ મંજૂરી લેવાની જરૂરિયાત નથી

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે રાજ્યના નાગરિકો તેમના પ્રસંગો સુયોજીત રીતે યોજી શકે તે માટે તેમજ કોરોનાનું સંક્રમણ ફેલાય નહી તે માટે ચોક્કસ દિશા નિર્દેશો સાથે માર્ગદર્શિકા નિયત કરાઇ છે આવા પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ રહેશે તેમજ સમારોહના આયોજન માટે સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનની કોઇ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેતી નથી કેટલાક શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ અમલી બનાવાયો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રસંગનું આયોજન કરફ્યૂના સમયગાળા દરમ્યાન કરી શકાશે નહી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગઇકાલે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી વડનગર ખાતે તાનારીરી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે તાનારીરી કોલેજ ઓફ પરફોર્મીંગ આર્ટ્સનો પણ શુભારંભ કરાવ્યો હતો એમ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ પાટણ યુનિવર્સિટીના ક્રલપતિ ડો

વોરાએ જણાવ્યું કે આ નવી કોલેજનો અભ્યાસક્રમ નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ગાયન વાદન અને નૃત્ય એમ ત્રણેય વિષયોમાં છાત્રોને પ્રવેશ આપવામાં આવશે તેમણે કહ્યું કે વિષય નિષ્ણાતો અને અધ્યાપકોની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે તેમણે જણાવ્યું કે હાલ પૂરતા આ નવી કોલેજ પોલીટેક્નિક કોલેજના બિલ્ડીંગમાં શરૂ કરવામાં આવશે મહેસાણા જિલ્લા કલેકટર પ્રાંત ઓફિસર અને વડનગર નગરપાલિકા દ્વારા જમીન અને આનુસાંગીક બાબતોને અગ્રીમતા આપીને કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે આ નવી કોલેજને લગતી નાણાંકીય અને વહીવટી બાબતો અંગે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ધ્યાન રાખી રહી છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પોતાની રીતે વિદ્યાર્થીલક્ષી કામગીરીની તકેદારી રાખશે એમ કુલપતિ ડો

પાટણ યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજ સીધી સરકારના નિયંત્રણમાં રહેશે

રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કોરોનાના નમૂનાઓનું પરીક્ષણ વધારવામાં આવી રહ્યું છે

રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોમાં લધુત્તમ તાપમાન સહેજ વધારો નોંધાયો છે